ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યની બહાર ગયેલા તેના નાગરીકોને તાકીદના સમયે સહાય કરવા તેમની સંપૂર્ણ વિગતો એકઠી કરવાનો નિર્ણય લીધો છે

એવી જ રીતે પ્રતિવર્ષ દોઢ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપાર ઉદ્યોગો જો કમ્પોઝીશન યોજનાનો વિકલ્પ પસંદ કરે તો તેમને માત્ર એક ટકો વેરો યૂકવવો પડશે

એવી જ રીતે બાંધકામ ક્ષેત્રને લગતા વેરામાં ઘણી રાહતો અપાઈ છે

વેરામાં સરળીકરણ થતાં કરદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે

ટિવટર પર શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો નમો એપ અથવા માય જીઓવી મંચ પર જણાવવા નાગરિકોને અનુરોધ કર્યો છે

મકાન રાહત મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ ખાતે પાંચ માળની ઇમારત તૂટી પડતા નવ જણાને ઇજા થઇ છે અને એક વ્યક્તિનું મોત થયું છે

આ વિસ્તારમાં થઇ રહેલા ભારે વરસાદના લીધે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થઇ રહ્યો છે

સુત્રોના જણાવ્યા મુજબ કોવિડના પગલે ઊભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઇને લેવાયેલા આ નિર્ણય અંગે ટૂંક સમયમાં જાહેરનામુ બહાર પડાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે આસામના શિક્ષણ વિભાગે શાળાઓ કયારથી શરૂ કરવી એ અંગે નિર્ણય લેવા કાર્યદળની રચના કરી છે

કેન્દ્ર સરકારના સી ડેક વિભાગના સાથ સહકારમાં તૈયાર કરાયેલ આ મોબાઇલ એપ ભારતીય હવાઈદળમાં જોડાવા ઇચ્છતા યુવાનોને કારકીર્દીને લગતી બધી જ માહિતી આપશે જેમાં હવાઈદળમાં પસંદગીની પ્રક્રિયા તાલિમ અભ્યાસક્રમ પગાર અને ભથ્થા જેવી જાણકારી વપરાશકર્તાને સરળતાથી મળી રહેશે આ મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અમદાવાદ રેલવે અમદાવાદ રેલ વિભાગ રેલ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોના સામનને સેનેટાઇઝ કરીને તેને મશીન વડે સલામત રીતે પેક કરવાની પદ્ધતિ અમલમાં મૂકી છે આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ભારતમાં રેલવે વિભાગમાં પ્રથમવાર અમલમાં મૂકાઇ છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પદ્ધતિમાં અલ્ટ્રવાયોલેટ રેડીએશનની મદદથી સામાનને સેનીટાઇઝ કરવામાં આવે છે સ્વદેશી ટેકનોલોજીવાળા આ મશીનની ખાસીયત એ છે કે ટિફીન અન્ન ફળ વગેરે ઉપર અલ્ટ્રાવાયોલેટ રેડીએશનની ખરાબ અસર થતી નથી

ઉત્તરપ્રદેશ પોર્ટેલ ઉત્તરપ્રદેશ સરકારે બીજા રાજ્યો તથા વિદેશમાં કામ કરવા ગયેલા ઉત્તરપ્રદેશના મૂળ નિવાસીઓને તાકીદનના સમયે સહાય કરવા તેમની સંપૂર્ણ વિગતો એકઠી કરવાનો નિર્ણય લીધો છે

તેમણે કહ્યું કે આ પોર્ટેલ રાજ્યમાં મૂડીરોકાણ વધારવામાં મદદરૂપ થશે અને રાજ્યમાંથી વિદેશ જવા ઇચ્છતા લોકોને તકની જાણકારી આપશે

અમારા સંવાદદાતા જણાવે છે કે સત્તાવાર વેબસાઈટ એન આર આઈ

મની લોન્ડરિંગ ધારા હેઠળ ઇરા કંપનીના એક્સીસ બેન્ક ખાતામાં રખાયેલા રૂપિયા જપ્ત કરાયા છે સીબીઆઈએ ફાઇલ કરેલી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ વિભાગે તપાસ હાથ ધરી છે

કિન્નર પરિષદ કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરોના હિતમાં નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડરની રચના કરી છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આ નેશનલ કાઉન્સિલના અધ્યક્ષ રહેશે આ રાષ્ટ્રીય પરિષદ ટ્રાન્સજેન્ડરોને લગતી નીતિઓ કાર્યક્રમો ધારાઓ અને પ્રોજેક્ટો બનાવવા કેન્દ્ર સરકારને સલાહ સૂચનો આપશે